આ ઉજવણીનો પ્રારંભ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંદેશથી થયો હતો તેમણે જણાવ્યુ કે યોગ લોકોને એક સાથે લાવે છે અને વૈશ્વિક ભાઈયારાનો સંદેશ આપે છે જયાં પરિવારમાં દરેક લોકો ભેગા થાય છે ત્યાં ઉર્જાનો સંયોગ થાય છે એકતાના બળ તરીકે યોગ કોઈપણ ભેદભાવ રાખતો નથી તેમણે જણાવ્યુ કે કોરોનાના સંકટ સમયે યોગથી રોગપ્રતિકારક શક્તિ વધારીને કોરોનાને હરાવી શકાય છે

એક ટ્વીટ સંદેશામાં તેમણે જણાવ્યુ કે થોગ વિજ્ઞાનએ આખા વિશ્વને ભારત ક્રારા અપાયેલ અમુલ્ય ભેટ છે

વૈંકયા નાયડુએ જણાવ્યુ કે થોગ વ્યક્તિની શારિરીક અને માનસિક તંદુરસ્તીમાં સુ ધારીકરવામાં મદદરૂપ થાય છે આ એક વિજ્ઞાન છે જે શાંતિ અને સુમેળ પર ભાર મુ કે છે

આ વર્ષે કોરોના સંક્રમણને કારણે આયુ ષ મંત્રાલયે યોગ એટ હોમ યોગ વિથ ફેમીલી થીમ સાથે દેશ ભરમાં આ યોગ દિવસ ઉજવવાનું આયોજન કરેલુ છે તદનુ સાર મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ પણ ગાંધીવ્શરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનના પ્રાંગણમાં શ્રીમતી અંજલિબહેન રૂપાણી અને ગુજરાત રાજય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજી સાથે સવારે થૌગિક ક્રિયાઓ અને આસનો કર્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વિદ્ય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ કરીશુકોરોનાને હરાવીશુ અભિયાનને સાડા છ કરોડ ગુજરાતઓએ પ્રતિસાદ આપ્યો છે તે માટે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યુ કે આ યોગ અભિયાન એ ખરા અર્થમાં જન અભિયાન બની ગયુ છે

જેની કિંમત અંદાજીત રૂપિયા ર

આ અંગે સુ ત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાતમીના આધારે પશ્ચિમ કચ્છ પોલીસે જખૌ મરીન પોલીસ અને સાગર રક્ષક દળની જુદી જુદી ચાર ટુકડીઓ બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરતા અત્યાર સુ ધીનો કેફી દ્રવ્યનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી છે આ જથ્થો દરિયામાં કોણ ફેકી ગયુ તે હજુ સુધી સ્પષ્ટ થ્યુ નથી આંતરાષ્ટ્રીય જળ સીમા હોવાથી પાકિસ્તાન કે ઈરાન બાજુથી આંતરાષ્ટ્રીય ડ્રગ માફિથાઓ યરસની ડિલવરી કરવા આવ્યા હોય અને સુરક્ષા એજન્સીઓને જોઈ બચવા માટે તેમણે આ જથ્થો દરિયામાં ફેકી દીધો હોય તેવુ અનુ માન કરવામાં આવી રહ્યુ છે

જો કે આ અંગે કચ્છ જીલ્લાના જાણીતા ખગોળવિદ શ્રી નરેન્દ્ર ગોર જણાવે છે કે ભુજ ખાતે સ્ટારગેંઝીંન્ગ ઈન્ઠીયા દ્રારા ગ્રહણ નિહાળવા ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી હતી વાદળછાથા વાતાવરણ વચ્ચે સવારે સાડા અગિયાર વાગ્યા પછી મફત્તમ ગ્રહણ દેખાતા લોકોમાં ઉત્સાહનો સં ચાર થયો હતો આશુ તોષ અંતાણી કચ્છ વરસાદ રાજયના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ થયો છે મળતી માહિતી મુજબ સુ રત પોરબંદરદેવભુમિ દ્રારકાકચ્છ અને રાજકોટ સહિત અનેક વિસ્તારમાં હળવાશથી મધ્યમ વરસાદ નોંધાયો છે

કચ્છમાં વર્તમાન સીઝનમાં ગણતરીના કલાકોમાં આજે પહેલીવાર સૌથી વધુ વસ્સાદ માંડવીમાં વરસ્યો છે

જયારે જીલ્લા કંન્દ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવાર થી બપોર સુ ધી કચ્છમાં માંડવીનખત્રાણા અને ભુ જ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ થયો હતો જયારે બાકીના તાલુકાઓમાં વરસાદ થયો હોવાના સામાચાર નથી જો કે જીલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમરથી ઝાપટા રૂપે મેઘરાજાએ હાજરી પુ રાવી હોવાના સમાચાર મળે છે